એના તબીબો સાથે સંવાદ કરીને અપીલ કરી હતી મુ ખ્યમંત્રીશ્રીના નિવાસ્થાને યોજાયેલ આ વિડિયો કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આરતી ભદ્દ આંગણવાડી કાર્યકર ઓનલાઈન ભરતી રાજ્યમાં આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી ઓનલાઈન કરવા મહિલા અને બાળ વેબ પોર્ટલનું ગઈકાલે બાળ વ્કિાસ મંત્રી ગણપતભાઈ વસાવા અને રાજયમંત્રી વિભાવરીબેન દવેના ફસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતું સમગ્ર દેશમાં આ પ્રકારનું પોર્ટલ શરૂ કરનાર ગુજરાત સૌ પ્રથમ રાજ્ય બન્યુ છે પોર્ટલ પર નિમણું કની પ્રતિકિયામાં નોંધણી કરવા દસ્તાવેજ અને જરૂરી આધાર પુ રાવાઓ ઓનલાઈન મુ કવાના રહેશે ત્યારબાદ નિમણું ક પણ ઓનલાઈન અપાશે તદઉપરાંત ગામડાઓમાં રહેતી મહિલાઓ માટે દરેક ગ્રામપંચાયતમાં કાર્યરત કોમ્પ્યુટર ઓપરેટર મહિલાઓની ઓનલાઈન અરજી પ્રકિયાની સમગ્ર કામગીરી કરી આપશે

આરતી ભદ્દ શાળા ફી ન વસુ લવી નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ ક્રારા તેમજ ઉચ્ચ ન્યાયાલયના આદેશ થી લેવાયેલ શાળાઓની ક્રી નહી વસુલ કરવાના નિર્ણય થી કચ્છમાં પણ જિલ્લા શિક્ષણાધિકારી દ્રારા કોઈપણ પ્રકારની ફી ન વસુલવાનો પરિપત્ર જારી કરાયો છે જિલ્લા શિક્ષણાધિકારી ડો ભગવાન પ્રજાપતિએ આપેલી વિગતો મુજબ રાજયમાં જયાં સુ ધી કોઈ શિક્ષણકાર્ય ચાલુ ન થાય ત્યાં સુ ધી ખાનગીશાળા સંચાલકો વાલી પાસેથી ફી નફી વસુ લે તેવા આદેશથી કચ્છના વાલીઓમાં પણ ખુ શીનો માહોલ છવાયો હતો

આર ટી આઈ તેમજ ઐગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝના આર્થિક સહયોગથી ધોરડો અને હોડકો ખાતે પશુ આરોગ્ય સંભાળ અને લાંબાગાળાના સંકલન કેન્દ્રનો આરંભ થતા બન્ની વિસ્તારના પશુપાલન વ્યવસાયને ઉપયોગી સુવિધાઓ બની રહેશે આરતી ભદ્દ જાહેરનામુ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના નાગલપર ચાર રસ્તે ભારે વાહનના વહન માચે પ્રતિબંધ જાહેર કરતુ જાહેરનામુ કલેક્ટરશ્રી પ્રવિણા ડી

દ્રારા પ્રસિધ્ધ કરાયુ છે તે અંતર્ગત ભારે થી અતિભારે માલવાહક વાહનો ભયાઉ થી આવે છે તે વરસામેડી વાય પછી એરપોર્ટ રોડ પછી ગળપાદર યોકડી થઈને મુન્દ્રા જતા નેશનલ હાઈવે રસ્તાનો ઉપયોગ પરિવહન કરવાનો આદેશ અપાયા છે